બટાટાના ઉત્પાદનમાં દેશમાં અગ્રેસર એવા ગુજરાતની ધરતી પર આવા કોન્કલેવનું આયોજન સાર્થક હોવાનું કહ્યું હતું

ખેડૂત ના બાઇટ કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે આ વૈશ્વિક કોન્ફરન્સ ખેડૂતો તજજ્ઞો સંશોધકો અને ઉદ્યોગ જગતના લોકોને તેમના સંશોધનો અને વિચારોના આદાન પ્રદાન માટેની ઉમદા તક પૂરી પાડશે તેમણે ઉમેર્યું હતું કે આજે દેશ ખાદ્યાન્ન દૂધ ઉત્પાદન બાગાયત જેવા અનેક ક્ષેત્રોમાં અગ્રેસર બન્યો છે તેનું શ્રેય ખેડૂતો ને જાય છે જ્યારે કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી પરસોતમ રૂપાલા એ કયું હતું કે શાકભાજીમાં રાજાનું સ્થાન ધરાવતા બટાટાની ખેતીમા સંશોધનો થાય તે આવશ્યક છે કારણ કે દેશમાં ડાયાબિટીસના રોગનું પ્રમાણ જોતા હવે સુગરલેસ બટાટાનું ઉત્પાદન થાય તેવી ખેતી માટેનુ સંશોધન થવું જોઈએ

કોરોના વાયરસ કંટ્રોલ રૂમ કોરોના વાઇરસ ની કટોકટી વચ્ચે ચીન માં ફસાયેલા ગુજરાતીઓની વહારે રૂપાણી સરકાર આવી છે અને ત્યાં ફસાયેલા તમામ ને મદદરૂપ બનવા કંદ્રોલ રૂમ શરૂ કર્યો છે વતન પાછા ફરવા માંગતા લોકો માટે વિમાન પ્રવાસ નું સંકલન ભારત સરકાર સાથે કરવાનું કામ શરૂ કરી દીધું છે ગાંધીનગર ખાતે આવેલા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે મેડિકલ કે અન્ય અભ્યાસ માટે ચીન ગયેલા યુવક યુવતી ના પરિવારજન આ કંટ્રોલ રૂમ નો સંપર્ક કરી મદદ અને માર્ગદર્શન મેળવી શકશે

જે ગુનેગારો સુધી પહોંચવા તેમજ કાયદો વ્યવસ્થા જાળવવા બ્રહ્માસ્ત્ર સાબિત થઇ રહી છે

જેમાં ટૂંકી ફિલ્મ ડોકયુમેન્ટરી એનિમેટેડ ફિલ્મ અને કેમ્પસ ફિલ્મોનુ સ્કીનીંગ કરવામાં આવશે આજે અમદાવાદમાં પત્રકારોને આ માહિતી આપતા આયોજન સમિતિના મહામંત્રી શ્રી સુનિલ શાહે જણાવ્યુ હતુ કે ત્રણ દિવસના આ ફિલ્મ ફેસ્ટીવલ દરમિયાન સુપ્રસિધ્ધ નિર્દેશક સુભાષ ધાઇ દિલીપ શુકલા કિરણ સાંતારામ અને સીમા બિસ્વાસ જેવા મહાનુભાવો સાથે યુવા કલાકારોના માસ્ટર કલાસનુ આયોજન કરાયુ છે આયોજન સમિતિના અધ્યક્ષ શ્રી અજીત શાહે કહ્યુ કે શ્રેષ્ઠ ફિલ્મોને રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત થશે એવોર્ડ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માહિતી પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર વગેરે ઉપસ્થિત રહેશે

ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે આ અંગે જણાવ્યુ છે કે વધારા નો વિજ ભાર નિયમિત કરાવવા માટે એક માસનો સમય આપવામાં આવશે અને પુરવણી વીજ બીલ ભરવામાંથી મુક્તિ મળશે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે દ્વારકા અને ઉત્તમનગર જેવા બે મત વિસ્તાર માં તેમની સભા યોજવાનું આયોજન સ્થાનિક ભાજપ દ્વારા હાથ ધરાયું છે દ્વારકા બેઠક ઉપર ભાજપ ના ઉમેદવાર તરીકે પ્રદ્યુમન રાજપૂત છે જ્યારે શ્રીકૃષ્ણ ગેહલોત ઉત્તમનગર બેઠક ના ઉમેદવાર છે દિલ્લી ગુજરાતી સમાજ ના આગેવાનો સાથે પણ તેઓ બેઠક કરવાના છે

જોકે વર્તમાન રણજી ટ્રોફી ચેમ્પિયન વિદર્ભ બીજા દાવમાં મજબૂત બેટિંગ કરીને મેચમાં પાછા ફરવાનો પ્રયાસ કરે તેવી પુરી શક્યતા છે દરમિયાન વડોદરાના મોતીબાગ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાતી સૌરાષ્ટ્ર અને વડોદરાવચ્ચેની રણજી દ્રોફી મેય રસાકસી ભરી બની ગઈ છે